મુખ્યમંત્રી રાજ્ય સરકારના પાણી પૂરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિ દિવસીય ચિંતન શિબિરના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે ગુજરાતે છેલ્લાં બે દશકામાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધા દ્વારા જળ વિતરણ વ્યવસ્થા ગોઠવીને ગુજરાત એ પાણીની તંગીવાળુ રાજ્ય હોવાની છાપ ભૂંસી દીધી છે તેમણે વધુમાં કહ્યું કે એકવાર ઉપયોગમાં લેવાયેલ પાણીને શુદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂર છે

મુખ્યમંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું કે છેવડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધિના આયોજન નાણાંના અભાવે અટકવા નહીં દેવાય આ પ્રસંગે પાણી પ્રરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને નર્મદા જળ સંપત્તિ સલાહકાર બી એન નવલાવાલા અગ્ર સચિવ જે પી ગ્રુપ્તા ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી સભ્યપદ નોંધણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે શ્રી મોદીએ દીન દયાળ ઉપાધ્યાય વેપાર સુવિધા કેન્દ્રમાં પાંચ લોકોને સભ્યપદ આપીને આ અભિયાનો પ્રારંભ કરાવ્યો હતો

ભાજપા સભ્યપદ નોંધણી અભિયાનનો શુભારંભ વારાણસીમાં જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી પ્રસંગે થયો છે

શ્રી વાઘાણીએ પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવામાં કાર્યકર્તાઓએ કરેલી અને કરવાની કામગીરીની માહિતી આપી હતી તથા પક્ષની વિચારધારા અને સરકારની લોકકલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી ઘેર ઘેર પહોંચાડવા અનુરોધ કર્યો હતો

મુખ્યમંત્રીએ કાશ્મીર માટે સતત સંઘર્ષ કરતાં સ્વર્ગસ્થ મુખરજીને વંદન કરીને ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી લાગણી વ્યક્ત કરી હતી

તેમણે અંદાજ પત્ર વિશે જણાવ્યું કે બજેટમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ગરીબ લોકોને લગતી લાભદાયી જોગવાઈઓ છે તેમણે કહ્યું કે બજેટમાં રાષ્ટ્રને વિકાસ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બજેટમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં એક રૂપિયો સરચાર્જ નાખવામાં આવ્યો છે તે વાત સાચી છે પરંતુ સામાન્ય વ્યક્તિ ઉપર તેની કોઈ અસર પડશે નહીં

પ્રવાસન મંત્રીશ્રીએ ગુજરાત ટુરીઝમ તરફથી આ તમામ પોલીસ ઓફિસર તાલીમાર્થીઓને શુભેચ્છાઓની સાથે ગુજરાતની યાદગીરી રૂપે મોમેન્ટો આપ્યા હતા આ ઉપરાંત તમામ ઓફિસરોને તેઓના પરિવાર સાથે ગુજરાત ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસણ ગીર સહિત ગુજરાતમાં આવેલા જગવિખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા સ્નેહભર્યું નિમંત્રણ પણ આપ્યું હતું

જેનાથી ગોધરા શહેરના સીમલા ગેરેજ વિસ્તારના ટ્રાફિકનું ભારણ હળવું થશે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે અમદાવાદ ગોધરા દાહોદ ઇન્દોરના રસ્તાને ફોર લેન કરવાથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે

જેના કારણે છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે

અમરેલીમાં વરસાદના કારણે ત્રણ ડેમમાં નવા પાણીની આવક થઈ છે આગામી દિવસોમાં આ ત્રણેય ડેમ છલકાઈ ઉઠે તેવી શક્યતા છે

અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લાના વઘઈમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુબીર સાપુતારા ચીચલી ગળદ મોરજીરામાં પણ વરસાદ ખાબકતા માર્ગો ઉપર ડહોળા પાણી ફરી વળ્યા છે સુકી ભઠ એવી અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા નદીમાં પણ પાણી આવ્યા છે વલસાડ જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે

અમારા દાહોદના પ્રતિનિધિ જણાવે છે કે વરસાદના લીધે ગરબાડા તાલુકામાં દાદુર નાંદવા માર્ગ પર આવેલા નાળાને નુકસાન થયું છે

દાહોદ જિલ્લાના હિરલ ગામે જિલ્લા ક્લેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામ સભા યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો ક્લેક્ટર ખરાડીએ જણાવ્યું કે આંગણવાડી શાળામાં કાર્યવાહી શિક્ષકોની ગેર હાજરી ચલાવી લેવાશે નહીં

ગુજરાતના જસપ્રિત બુમરાહ હાર્દિક પંડચા અને રવિન્દ્ર જાડેજાએ બોલીંગ અને ફિલ્ડીંગમાં નોંધપાત્ર કામગીરી કરી છે